આ બેઠકમાં ચૂંટણી પંચે આગામી વિધાનસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણી સહિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી

આ ઉપરાંત કોંગ્રેસ પક્ષએ માગણી કરી હતી કે મતદાન બાદ સ્ક્રીન પર વિઝિબલિટીમાં વધારો કરવો જોઈએ ચૂંટણી પંચની સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ પક્ષએ જણાવ્યું કે ચૂંટણી બેલેટ પેપરથી કરવામાં આવે જોકે ઘણા પક્ષોએ કહ્યું કે ચૂંટણીમાં હવે ગણતરીના મહિનાનો સમય બાકી રહ્યો હોવાથી આ અંગેની શક્યતાઓ નહીંવત રહે છે ચૂંટણી પંચના પ્રવક્તાના જણાવ્યા મુજબ સર્વપક્ષીય બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર ઓમપ્રકાશ રાવત સહિત અન્ય બન્ને કમિશનર અને ચૂંટણી પંચના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા

રક્ષાબંધનના દિવસે સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતોની તેમજ સ્વેચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત જિલ્લા કલેકટર રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં રાહતસામગ્રી ભરેલા વાહનોને હમસફળ એકસપ્રેસ ટ્રેન મારફતે ગાંધીધામથી રાહતસામગ્રી પહોંચાડવા રવાના કરાયાં હતા કેરળ પૂર અસરગ્રસ્તોને શ્રી સ્વામિનારાયણ મંદિર તથા અન્ય સંસ્થાઓ દ્વારા મળેલી સામગ્રીમાં તુવેરદાળ ચોખા ઉપરાંત દૂધનો પાવડર બીસ્કિટ મીનરલ વોટર દવાઓ મોકલવામાં આવી હતી આ ઉપરાંત કેરળના પુર અસરગ્રસ્તો માટે ગાંધીધામ તાલુકાની સામાજીક સંસ્થાઓ દ્વારા મોકલવામાં આવતી વસ્તુઓમાં ટુવાલ બ્લેન્કેટ સાલ ઉપરાંત સફાઈની વસ્તુઓ ઘરવપરાશની વસ્તુઓ સહિતની રાહત સમગ્રી મોકલાઈ હતી

શાળાઓમાં રસીકરણ અંગે માર્ગદર્શન અંજાર તેમજ ગાંધીધામખાતેની પ્રાથમિક શાળાઓની જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ મુલાકાત લઈ મધ્યાહન ભોજન મિશન વિદ્યાની ચકાસણીસાથે ઓરી અને રૂબેલા રસીકરણમાં બાકી રહી ગયેલા બાળકોના વાલીઓ સાથે શહેરના બાળરોગ નિષ્ણાતને સાથે રાખીને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

ભુજના રેલ મથકે આવી ઈલેકટ્રીક પગથિયાવાળી સીડીનું કામ પ્રગતિમાં છે ભુજ ખાતે ટ્રેનોનું આવાગમન વધતું રહે છે તેની સાથે પ્રવાસીઓની સંખ્યા પણ દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે પુલ ચડ ઉતર કરવાની સમસ્યાના ઉકેલ રૂપે પ્રથમ તબક્કે એક નંબરના પ્લેટફોર્મ પર લિફટની સુવિધા ઉપલબ્ધ બનાવાતા રાહત મળી હતી જ્યારે હવે એક કરોડ રૂપિયાના ખર્ચે આ નવી સુવિધા વિકસાવાઈ રહી છે અને ટૂંક સમયમાં તે કાર્યરત થઈ જતાં પ્રવાસીઓને સુવિધામાં વધારો થશે